પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો માધ્યમથી આ મંત્રણાનું ઉદધાટન કરશે રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમે અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટફેડરીકશન આ ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

વિવિધ દેશોના અગ્રણી નેતાઓ પણ વિવિધસત્રોમાં ભાગ લેશે છ વર્ષ અગાઉ શરૂ થયેલુ આ વાર્ષિક સંવાદ સંમેલન આંતરરાષ્ટ્રીય મુ દ્દાઓ પર ચર્ચા વિચારણા માટેનું મહત્ત્વપૂ ર્ણ મંચ બની રહ્યું છે આ વર્ષની ચર્ચાની વિષય વસ્તુ છે વાયરલ વર્લ્ડ આઉટ બ્રેક આઉટ લાયર્સ એન્ડ આઉટ ઓફ કન્ટ્રોલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે મળેલી કોર સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવાયા હતા

એપ્રિલ તથા મે મહિનામાં આવતા દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે મુખ્યમંત્રીએ બધા જ તહેવારો પોતાની આસ્થા અનુસાર ધરમાં જ પરિવાર સાથે ઉજવવાની અપીલ કરી છે

જીલ્લાના મુખ્ય આરીગ્ય અધિકારી સહ સિવિલ સર્જન ડો

ખુબ જ અગત્યની કામગીરી હોય તેવા સંજોગોમાં સબંધિત મામલતદારશ્રીનો સંપર્ક સાધવા જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડીકે